આજના મતદાનમાં ભાજપના મુખ્ય ઉમેદવારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિશંકર પ્રસાદ મનોજ સિંહા હરદિપસિંહ પુરી શિરોમણી અકાલીદળના સુખબીરસિંહ બાદલ કોંગ્રેસના મીરા કુમાર અને શત્રુધ્ન સિંહા તથા ઝારખંડ મુક્તિ મોરચાના વડા શિબુ સોરેન વગેરેનું ભાવિ નક્કી થયું છે નવી દિલ્હીમાં નાયબ ચૂંટણી કમિશ્નર ઉમેશ સિંહાએ પત્રકારોને જણાવ્યું કે મોટી સંખ્યામાં મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ પણ મતદાન કર્યું છે

પક્ષના પ્રવકતા ડેરેક ઓ બ્રાયને જણાવ્યું છે કે શ્રી મોદીની મુલાકાતને બે દિવસથી વ્યાપક રીતે ટીવીમાં દર્શાવવામાં આવી રહી છે અને તે ખૂબ જ અનૈતિક અને અયોગ્ય છે

ચંદ્રાબાબ્ નાયડ઼એ લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ કરેલી ધાર્મિક કામગીરી ટી વી ચેનલો દ્વારા દર્શાવવામાં આવી હતી અને તે આચારસંહિતાનો ભંગ હતો તે દ્વારા પરોક્ષ રીતે પ્રચાર કરી મતદાતાઓ પર પ્રભાવ પાડવામાં આવ્યો હતો શ્રી નાયડુએ ચૂંટણી નિયમોનો કડક અમલ થાય તે માટે સ્પષ્ટ સૂચનાઓ આપવાની પણ માગણી કરી છે

નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ નેતા અને કેન્દ્રિયમંત્રી સુશ્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે આજે યોજાયેલા મતદાનમાં નવ પૈકી છ બેટકો પર હિંસા આચરવામાં આવી છે

તેમકો કહ્યું કે ચૂંટક્ષીપંચે આ બાબતની નોંધ લેવી જોઇએ

ભાજપ નેતા અને ઉત્તરપ્રદેશ ચૂંટણી ઇન્ચાર્જ જે

રાઠોરે જણાવ્યું કે મતદાતાઓને આકર્ષવા માટે બંને નેતાઓએ ટ્વીટર પર પ્રચાર કર્યો હતો ફરિયાદ અનુસાર પ્રથમ ટ્વીટર અખિલેશ યાદલે કરી હતી અને તેમાં પ્રધાનમંત્રીની ટીકા કરી હતી તથા સુશ્રી માયાવતીએ ટ્વીટર પર ગુજરાત મોડેલ નિષ્ફળ હોવાનું જણાવ્યું હતું

તેમણે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી એનસીપી નેતા શરદ પવાર માર્કસવાદી પાર્ટીના સીતારામ યેચૂરી સાથે આજે નવી દિલ્હીમાં બેઠક કરી હતી શ્રી નાયડ઼એ શ્રી રાહ઼લ ગાંધી સાતે આ બીજી બેઠક કરી છે ગઇકાલે સાંજે તેમણે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાથે બેઠક કરી હતી આ ઉપરાંત લખનઉમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના માયાવતી સાથે પણ મંત્રણા કરી હતી લોકતાંત્રિક જનતાદળના નેતા શરદ યાદવ અને સામ્યવાદી પક્ષના નેતાઓ સાથે પણ બેઠક યોજી હતી તૃક્ષમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે પણ અગાઉ મસલતો થઇ છે

પોલિસ કમિશ્નરના જણાવ્યા અનુસાર સમગ્ર વિસ્તારને ઘેલી લઇને ફોરેન્સિક તપાસ કરવામાં આવી છે વિસ્ફોટનું કારણ હજી જાણવા મળ્યું નથી

શાંતિનો દસકો આ શીર્ષક હેઠળ થઇ રહેલી આ ઉજવણીના ભાગરૂપે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલ સીરીસેનાના અધ્યક્ષપદે રાષ્ટ્રીય યુધ્ધવીર દિવસની આજે કરાશે

ટી

ના નેતા પ્રભાકરનના મૃત્ય સાથે જ એલ

સાથેની લડાઇનો અંત થયો હતો

સન્ડે ટાઇમ્સ અખબારમાં એક લેખમાં સુશ્રી થેરેસા મે એ જણાવ્યું છે કે આવતા મહિને ચોથીવાર સંસદમાં આ અંગેનો પ્રસ્તાવ રજૂ કરાશે અને તેમાં સંસદ સભ્યો સમક્ષ નવેસરથી જ પગલાં સૂચવતો પ્રસ્તાવ અપાશે તેમકો કહ્યું છે કે તેઓ આ અંગે નવેસરથી ચર્ચા દ્વારા બ્રેક્ઝિટ પસાર કરવા અંતિમ પ્રયાસ કરશે

ભ્રષ્ટાચારના કૌભાંડના કારણે હેઇન્ઝે રાજીનામું આપ્યું છે હાલ કુર્ઝની પીપલ્સ પાર્ટી અને હેઇન્ઝની ફીડમ પાર્ટી દ્વારા સરકાર રચાઇ છે હેઇન્ઝનો વીડીયો જાહેર થયો છે અને તેમાં રશિયાના મૂડીરોકારણકાર સાથે કરારની ચર્ચા કરતાં દર્શાવવામાં આવ્યા છે

તેમાં મેરીકોમ શિવા થાપાનો પણ સમાવેશ થાય છે